તેમણે કહ્યું કે પોરબંદરમાં સમુક્રી સુરક્ષાની દેષ્ટિએ ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને નેવી જેવી એજન્સીઓ પણ કાર્યરત છે ત્યારે ભવિષ્યમાં તેમના વધુ હેલિકોપ્ટર અને એરક્રાફટ લેન્ડિંગ થઈ શકે તે માટે રન વે નું વિસ્તૃતીકરણ કરવું જરૂરી છે

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડીયાની વિશ્વ પ્રવાસન ધામ તરીકેની વિકસી રહેલી પ્રવૃત્તિઓના સંદર્ભમાં રાજપીપળા નજીક એરસ્ટ્રીપ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાને જરૂરી જમીન ફાળવણી માટે જિલ્લાતંત્ર દ્વારા સંકલન કરવામાં આવી રહ્યું છે આ બેઠક દરમ્યાન રાજકોટ અને ધોલેરાના આંતરરાષ્ટ્રિય એરપોર્ટના વિકાસ અને અન્ય માળખાકીય સુવિધાઓ અંગે ચર્ચા પરામર્શ કરવામાં આવ્યો હતો

યુનિસેફ ઇન્ડિયા અમદાવાદ ગ્લોબલ શોપર્સ સેન્ટર ફોર કોમ્યુનિકેશન ઓફ ચાઇલ્ડ રાઇટ અને એલીકઝીર ફાઉન્ડેશન દ્વારા સંયુકત રીતે અમદાવાદ ખાતે આજે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી માંડવીયાનું સન્માન કરવામાં આવ્યું હતું

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રવાસીઓને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે ઇન્ફોર્મેશન સેન્ટર ઊભું કરવામાં આવશે પ્રદર્શનના મુખ્ય આકર્ષણોમાં ટાઇમ મશીન વિશ્વ અને ગુજરાતના અલગ અલગ ડાયનાસૌરના અવશેષોનું કલાત્મક પ્રદર્શન હશે

વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના રાજીનામાનો પ્રસ્તાવ કોંગ્રેસ મોવડીમંડળને મોકલી આપ્યો છે પોતાનો નિર્ણય પત્રકારો સમક્ષ જાહેર કરતાં શ્રી ધાનાણીએ કહ્યું હતું કે લોકસભાની છવ્વીસે છવ્વીસ બેઠક ઉપર કોંગ્રેસનો પરાજ્ય થવાની જવાબદારી પોતે સ્વીકારે છે અને લોકભીમુખ બનવામાં ક્યાં કચાસ રહી ગઈ તેનું મનોમંથન કરવા માટે તેઓ ગૃહમાં વિપક્ષના નેતાનું પદ છોડવા માંગે છે

કેન્દ્રના નેતૃત્વ સાથે ચર્ચા થયા બાદ ગુજરાતના સંગઠન મુદ્દે ચર્ચા થશે ધારાસભાની ચાર બેઠક માટે હમણાં યોજાઇ ગયેલી પેટાચૂંટણીમાં વિજેતા બનેલા નવા સભ્યોની શપથવિધિ આજે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હાથે યોજાઇ ગઇ

સોગંદવિષિમાં મુખ્યમંત્રી રૂપાણી સહિત વરિષ્ઠ મંત્રીઓ હાજર હતા ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની જન્મજયંતી હોવાથી ગુજરાત સહિત આખું ભારત આ મહાન સપૂતને વીરાંજલી અર્પણ કરી રહ્યું છે ગાંધીનગર ખાતે વિધાનસભા પરિસરમાં વીર સાવરકરના તૈલચિત્રને પૂષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાઇ ગયો જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સહિતના અનેક આગેવાન હાજર હતા વીર સાવરકરે દાખવેલી દેશ માટે ફનાં થઇ જવાની ભાવનામાંથી આજની પેઢી પ્રેરણા લેશે તેવો વિશ્વાસ શ્રી રૂપાણીએ વ્યકત કર્યો હતો

વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતાં રાષ્ટ્ર તરીકે ભારતમાં સાત લાખ કરોડ રૂપિયાનું દૂધ બને છે

ગુજરાતમાં ગરમીનો પારો ભારે પ્રકોપ આગામી બે દિવસ રહેવાનો હોવાથી હવામાન ખાતાએ તબિયત જાળવવા માટે આવશ્યક પગલા ભરવા લોકોને અપીલ કરાઇ છે

સૌથી વધુ ગરમી જયાં પડવાની શક્યતા છે તેવા જિલ્લામાં કચ્છ રાજકોટ અમરેલી તથા સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે દરિયો ખેડતા માછીમારોને વિપરીત હવામાન સામે સતર્ક તથા સજ્જ રહેવાની સલાહ હવામાન ખાતાએ આપી છે

વડોદરામાં સતત ત્રીજા દિવસે ફાયર સેફટી નહીં ધરાવતી બિલ્ડિંગ શોધવાની કામગીરી ચાલુ રહી છે

ગુજરાત માટે આજે અકસ્માતનો દિવસ રહ્યો હોય તેવી ઘટના ઠેર ઠેર નોંધાઈ છે યાત્રાધામ અંબાજીમાં કાર દ્વારા ચાર વાહનને વારાફરતી હડફેટે લેવાની ઘટના બનતા સ્થાનિક પોલીસે કાર્યવાહી કરી હતી વાહનોને ટક્કર મારી ફરાર થઈ રહેલી કારને રોકી પાડી તેમાં બેઠેલા ત્રણ શખ્સની ધરપકડ કરાઈ છે અમદાવાદથી કચ્છ તરફ જતા ધોરીમાર્ગ ઉપર વિરમગામ અને માલવણ વચ્ચે મીની ટ્રકને એક બસ દ્વારા હડફેટે લેવાતા અકસ્માત સર્જાયો હતો અને ઘાયલોને સારવાર માટે વિરમગામ ખસેડાયા છે બીજી બાજુ નવસારીમાં એસટી બસ ડેપોની દિવાલ તોડી બહાર સડક ઉપર ધસી આવતા એક રીક્ષાનો ખુરદો બોલાવી દીધો હતો

ધાનેરા નજીક સમરવાડા ગામે વહેલી સવારે પસાર થઈ રહેલી કારના માર્ગમાં નીલ ગાય અચાનક આવી જતા ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો હતો અને ગાડી ફંગોળાઈ ગઈ હતી આ દુર્ઘટનામાં એક બાળક સહિત બે વ્યક્તિનું મોત થયું હોવાના સમાચાર છે